કચ્છ જીલ્લામાં પશુધનની સંખ્યા વધુ પ્રમાણમાં હોઈ તેના નિભાવ માટે ધાસચારો તેમજ પાણીની પ્રાથમિક જરૂરીયાત રહે છે ઓછા વરસાદ ને કારણે ચોમાસામાં ઘાસયારા પાકો તેમજ અન્ય પાકોનું વાવેતર ઓછું થયેલ હતું પરંતુ તંત્રવાહકો અને સામાજિક સંસ્થાઓના પ્રથાસોથી ઘાસચારા વાવેતરમાં વધારો થયો છે

તેઓએ રાપર તાલુકાના સુવઈ ડેમની મુલાકાત લઇ તાલુકાના સરપંચો સાથે યર્યા કરી હતી એ પછી રાપર ખાતે આગેવાનો અધિકારીઓ જોડે વિચાર વિમર્શ કર્યો હતો

મહારાષ્ટ્ર પછી આવો અમલ કરાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે

તેની વધુ તપાસ હાથ ધરી છે

કચ્છના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક જજ મેફ્લ ગાંધીની અમદાવાદ બદલી કરવામાં આવી છે તેમના સ્થાને પ્રેસિડેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના ન્યાયાધીશ નીલેશ કુમાર પટેલને મુકાયા છે સુરતના પી એસ ગઢવીની બીજા એડીશનલ સેશન જજ તરીકે ભુજ ખાતે બદલી કરાઈ છે કચ્છના અન્ય ન્યાયાધીશોની પણ બદલી કરવામાં આવી છે

ભુજમાં મહાદેવ નાકા બહાર કલ્યાણેશ્વર મંદિર પરિસરમાં અને પાળેશ્વર ચોકમાં શીતળા માતાના મંદિરો આવેલા છે આજે વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા

ભુજ ઉપરાંત માંડવી નજીક પણ શીતળા માતાનું મોટું મંદિર છે ઉપરાંત અબડાસા તાલુકામાં નલીયા કોઠારા તેરા વગેરે ગામોમાં શીતળા તેરસના મેળા ભરાથા છે